અધિકારીઓ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સાત દિવસની ફિલ્ડ વિઝીટ કરી સર્વે કરી તાલીમ મેળવશે જેમાં પ્રોબેશન અધિકારી ઓ સાત દિવસ બધા જિલ્લામાં તાલીમ મેળવશે

નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે જણાવ્યું છે કે જે વિદ્યાર્થીઓએ અગાઉ રજીસ્ટ્રરેશન કરાવ્યુ છે કે તે તમામ વિદ્યાર્થીઓ પરિક્ષા આપી શકશે નાયબ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારે યુવાનો સરકારી સેવામાં જોડાઇ શકે તે માટે ભૂતકાળની સરકારોએ ભરતીમાં જે કાપ મુક્યો હતો એ આ સરકારે કાપ ઉઠાવીને વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવ્યું છે અને તે મુજબ છેલ્લા ઘણા વર્ષોથી ભરતી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય સંવર્ગમાં ત્રણ જજાર વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી પરંતુ લોકસભાની સામાન્ય ચ્રંટણીઓની આયારસંહિતા આવવાથી ભરતી પ્રક્રિયા મોકુફ રહેલ

તેને ધ્યાને લઇને યુવાનોના હિતમાં આ નિર્ણય કરાયો છે

આ માટે કોઇ નવું રજીસ્ટ્રેશન યુવાનોએ કરવાનું રહેશે નહી પરીક્ષા માટેના કોલલેટર પણ આજ થી જ વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકશે

હાલ શિયાલાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે આ રણની અંદર વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે જ્યારે સરકારના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી નો બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે શિયાળામાં નિઃશુલ્ક શિબિરનું આયોજન થાય છે